અમદાવાદ ના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માં બોલતા તેમણે કહ્યું હતું કે ઈસ્લામિક ત્રાસવાદ થી પોતાની પ્રજાનું રક્ષણ કરવા માટે બંને દેશ સાથે મળી ને કામ કરશે

નૂતન ભારતના નિર્માણમાં બંને દેશો વચ્ચે વેપાર લશ્કર વ્યૂહાત્મક બાબતો માળખાંકીય સગવડો ડીજીટલ સગવડો વગેરેના દ્વિપક્ષી સંબંધો વધુ મજબૂત બનશે તેવી આશા તેમણે દર્શાવી હતી

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મિલેનિયા ટ્રમ્પનુ શ્રી મોદીએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમની સાથે શ્રી ટ્રમ્પના સ્વાગત માં જોડાયા હતા શંખનાદ અને રસ ગરબા ની રમઝટ વચ્ચે શ્રી ટ્રમ્પને હવાઈ મથક પરિસર માં આવકાર અપાયો તે દ્રશ્ય ગુજરાત ના ઇતિહાસ માં યાદગાર બની ગયું છે અમદાવાદ હવાઈ મથક થી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નો કાફલો સાબરમતી આશ્રમ તરફ હંકારી ગયો હતો હવાઈ મથક થી આશ્રમ વચ્ચે ની સડક ના બંને કિનારે લોકો ની ભીડ જામી જતી અને સૌ એ અતિથિ નું હાથ હલાવી સ્વાગત કર્યું હતું

આશ્રમ ના અંતેવાસી પાસેથી ટ્રમ્પ દંપતી ચરખો કાંતવાની કળા વિષે માહિતગાર થયા હતા

શરૂઆતમાં આ યોજના હેઠળ ખેતી યોગ્ય બે હેક્ટર જમીન ધરાવતા નાના અને સિમાંત ખેડુતોને આવરી લેવાયા હતા પણ ત્યારપછી આ યોજનાનું વિસ્તરણ કરીને બધા જ ખેડૂતોને આવરી લેવાયા છે

છત્તીસગઢની પુષ્યભુમી ચંપારણમાં વિનય સંચેતી સ્મૃતિમાં માધાપરની વીરાંગનાઓ ને રાજશ્રી સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યા હતા

નેહ્લ ઠક્કર હવામાન આજથી આરંભાયેલા ફાગણ માસની સાથે ઋતુચક્રમાં પલટાનો પગરવ થઇ રહ્યો છે હવે મોડી રાતથી વહેલી સવાર સુધી ગુલાબી ઠંડી અને દિવસના ભાગમાં હળવી ગરમી એમ બેવડી ઋતુ યાલી રહી છે મહત્તમ અને લધુતમ તાપમાન વચ્ચે વિષમ હવામાન અનુભવાઈ રહ્યું છે